પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે

પ્રભુ ઇસુના પુનર્જીવનના પર્વ ઇસ્ટરની સમગ્ર રાજયમાં પરંપરાગત શ્રધ્ધા સાથે થઇ ઉજવણી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનીવસીટીની આઠમી એપ્રિલથી શરૂ થનારી અનુસ્નાતક પરીક્ષાઓ મોકુફ રખાઇ

મુખ્યમંત્રી શ્રીએ આ ઘટનામાં જવાબદારો સામે તાત્કાલિક અસરથી કડક પગલાં લેવા તેમજ સસ્પેન્શન સહિતની કાર્યવાહી કરવા પણ જિલ્લા તંત્રને સ્પષ્ટ સૂચનાઓ આપી છે

સરદાર વલ્લભભાઈ પટેલ જેવા મહાન વ્યક્તિના દૃષ્ટિકોણ અને ઐતિહાસિક નિર્ણયને લીધે દેશની એકતા અને અખંડિતતા કાયમ માટે ટકી રહેશે તમામ ભારતીયોએ પ્રધાનમંત્રીશ્રીનાં સ્વપ્ન આત્મનિર્ભર ભારત અને એક ભારત શ્રેષ્ઠ ભારતનાં સૂત્રનું સમર્થન કરવું જોઈએ

આ કાર્યક્રમમાં સર્વશ્રેષ્ઠ જીવન રક્ષકનો એવોર્ડ મહેસાણા જિલ્લાના બે ઈએમટી અને પાઇલોટને એનાયત કરાયો હતો

ખિલખિલાટમાં શ્રેષ્ઠ કામગીરી બદલ બનાસકાંઠા જિલ્લાની ડીસા ખિલખિલાટની પસંદગી કરાઇ હતી